પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે મુખ્યમંત્રી વિજય રૂપાણી ડું પણ કોરોના વોરિયર અભિયાનનો ગઈકાલે વિડિયો

વિતરણનો લાભ અપાયો છે

શ્રમિકો ને તેમના વતન રાજ્ય પાછા ફરવાની વ્યવસ્થા કરી છે

તેમણે જીતશે ગુજરાત હારશે કોરોના વિજય મંત્ર સાથે કોરોના સામેની લડાઈમાં દરેક ગુજરાતી એક યોદ્ધા તરીકે જોડાય તેવી અપીલ કરી હતી

તેમણે કહ્યું કે કોરોના સામેની આપણી લડાઈ લાંબી ચાલવાની છે ત્યારે હારે કે થાકીને બેસી જવા કરતાં કેટલાક નિયમોના પાલન સાથે રોજીંદી પ્રવૃત્તિઓ કરીને કોરોના સામે જીતવાની માનસીકતા કેળવવી પડશે મુખ્યમંત્રીએ બધા જ નાગરિકોને આ અભિયાન સામાજીક જવાબદારી સાથે સફળ બનાવવા અનુરોધ કર્યો હતો

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે પરપ્રાંતિય શ્રમિકો કામદારોને તેમના વતન રાજ્ય જવા માટે તા

તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં કોઇ પણ એક રાજ્યમાંથી સૌથી વધુ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન યલાવવામાં આવી હોય તેવું એક માત્ર રાજ્ય ગુજરાત છે

તેમણે જણાવ્યું હતું કે જે નાગરિકો અંતરીયાળ વિસ્તારોમાં રહે છે અને એવા સ્થળોએ જો કોમ્પ્યુટર કે ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નહીં હોય તો તેવા સંજોગોમાં કોમન સર્વિસ સેન્ટર પરથી રેલવે ટિકિટ મેળવવામાં લોકોને સરળતા રહેશે રેલવે મંત્રીએ કહ્યું કે ચોક્કસ રેલવે સ્ટેશનો પરથી આગામી બે ત્રણ દિવસોમાં ટિકીટ બુકિંગનો પ્રારંભ કરાશે ઉલ્લેખનિય છે કે રેલવેએ આગામી પહેલી જૂનથી શરૂ થનારી ગાડીઓના ઓનલાઈન માધ્યમથી ટિકીટ વેચાણનો ગઈકાલથી પ્રારંભ કર્યો છે શ્રી ગોયલે દાવો કર્યો હતો કે લોકડાઉનના સમયમાં લોકો પોતાના રાજ્યમાં પાછા ફર્યા હતા એ પૈકી કેટલાક લોકોએ પોતાના કામ ઉપર હાજર થવા ટિકીટ બુક કરવાની શરૂઆત કરી છે રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે વેપાર હેતુથી ટિકીટ બુક કરનાર એજન્ટો સામે રેલવે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

કોરોનાના કેસ વધારે નોંધાયા છે તેવા જિલ્લાની વિગતો આ મુજબ છે

આ ડેશબોર્ડમાં દર્દીનું નામ તેના રિપોર્ટમાં માહિતી દર્દીની સ્થિતિ કયા વોર્ડમાં દાખલ કરાયા છે દાખલ અને ડિસ્યાર્જી તારીખ અને કયા તબીબ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે તેની વિગત આપવામાં આવશે આ ડેશબોર્ડમાં દર્દીની બદલાતી સ્થિતિ અંગેની વિગતો અપડેટ કરાશે તથા જરૂરી માહિતી દર્દીના સ્નેહીજનને ટેલીકોલિંગ તથા આવશે

ગૃહસચિવ અજય ભલ્લાએ રાજ્ય સરકારોને પાઠવેલા પત્રમાં કેટલાક સ્થળોએ કેન્દ્ર દ્વારા અપાયેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોવાના પ્રસાર માધ્યમોના અહેવાલોને ટાંકીને શ્રી અજય ભલ્લાએ રાજ્યોને આવા નિર્દેશ આપ્યા છે તેમણે કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમોને અસરકારક રીતે લાગુ કરવાની તથા સાંજના સાતથી સવારના સાત સુધી કરફ્યુનો અમલ યૂસ્તરીતે કરવાની રાજ્યોને સૂચના આપી છે શ્રી ભલ્લાએ બધા જ રાજ્યોના અગ્ર સચિવો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ કોવિડ સામેની લડતમાં વધુ તકેદારી રાખવાની સૂચના આપી છે

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉન દરમ્યાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે લેવાઈ રહેલા પગલાની વિગતો આપી હતી એવી જ રીતે મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે

ગૌણ પેદાશ ની ચીજ વસ્તુઓ માં ટીમ રૂ પાન સાથે પાકેલા ટીમ રૂ ના ફળ પણ ઔષધીય ગુણો ધરવતા હોય છે

ગ્રામ સેવકો દ્વારા દાત્રાણા ખાતે દવાનો છંટકાવ કરી તીડ નિયંત્રણની કામગીરી પણ કરવામાં આવી